અમદાવાદની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ માં લોકોને સંબોધન કરશે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 રાષ્ટ્રપતિ ટ્રમ્પના એરપોર્ટ ઉપર આગમન થી સ્ટેડિથમ સુધી પણ લાખોની સંખ્યામાં લોકો પરંપરાગત પોશાક અને કલા દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની નો સત્કાર કરશે

આજે બપોરે માંડવી ખાતે ટેન્ટ સીટીનું ઉદ્વાટન કરશે ત્યાર બાદ ધોરડો સફેદ રન ખાતે રાષ્ટ્રીય પ્રવાસન શિબિર અને અર્બન કચ્છ ટુરિસ્ટ રીસેપ્શન એન્ડ રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્વાટન કરશે આ ઉપરાંત તેઓ સફેદ રણમાં થીમ વિલેજની પણ મુલાકાત લેશે

આ પરિષદનું મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદઘાટન કરશે પરિષદમાં દેશના તમામ રાજયોના પ્રવાસન મંત્રીઓ ઉપસ્થિત રહેશે આ પરિષદનો વિષય ડેસ્ટિનેશન મેનેજમેન્ટ અને પ્રવાસન કેન્દ્રોનો વિકાસ છે અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજયમંત્રી પ્રહલાદસિંહ પટેલ ગુજરાતના પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સેક્રેટરી ડાયરેકટર જનરલ તેમજ રાજયના ટ્રરિઝમ સેક્રેટરી શ્રીમતી મમતા વર્મા ઉપસ્થિત રહેશે

જેમાં બી એસ

આ પ્રસંગે રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્વામિ દયાનંદ સરસ્વતીમાં રાષ્ટ્ર ભક્તિનો મજૂબત ભાવ તેઓના મનમાં હતો અને ત્યારે જ લાલા લજપતરાય ભગતસિંહ રામપ્રસાદ બિસ્મીલ અને અસ્ફાત ઉલ્લા ખાં જેવા અનેક ક્રાંતિકારીઓ તેઓની વિચારધારાથી પ્રભાવિત થયા હતા

અછૂતોના ઉદ્વાર માટે અને સમાજમાં સમરસ વાતાવરણ ઉભુ કરવા જેવી બાબતે રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ સ્વામી દયાનંદ સરસ્વતીમાંથી પ્રેરણા લીધી હોવાનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગર્વ ભેર ઉલ્લેખ કર્યો હતો

રેડિયોનું મહત્વ વિશે જાગૃતતા વધારવાના ઉદેશ્યથી આ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય છે રેડિયો અને વિવિધતા